જેમાં મહિલાઓને પ્રેરણા આપી શકે તેવા અનુભવો અને કાર્યો દેશની મહિલાઓ શેર કરી શકશે પ્રધાનમંત્રીએ દેશની મહિલાઓને તેમના ઉલ્લેખનીય કાર્યો અને યોગદાન હેશટેગ શી ઇન્સપાયર્સઅસ સાથે શેર કરવા જણાવ્યુ છે બ્રોન્ઝ મેડલ મહેસાણાની તસ્નીમ મીરે તાજેતરમાં નેધરલેન્ડ ખાતે યોજાયેલ ડય જુનિથર બેડમિન્ટનમાં ભારત તરફથી રમતમાં ભાગ લીધો હતો

હવે ત્યાંથી અન્ય ટુર્નામેન્ટ રમવા માટે જર્મની રવાના થઇ છે

જી વી સી

ના મેનેજીંગ ડિરેક્ટરશ્રી શ્વેતા તેવટિયાની પ્રેરણાથી આઈ

આઈ રાજકોટ ખાતે મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો આવતીકાલથી શુભારંભ કરવામાં આવશે

ટી આઈ રાજકોટની મેનેજમેન્ટ કમિટીને પી જી વી

એલ દ્વારા સામાજિક જવાબદારી હેઠળ કાર આપવામાં આવી છે આ મહિલા મોટર ડ્રાઇવિંગ સ્ફૂલમાં ડ્રાઇવિંગ શીખવા આવનાર મહિલાએ લર્નિંગ લાયસન્સ લેવું પડશે

સંસ્થા દ્વારા વયનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે

આ ઉપરાંત અનેકવિધ જોવા માણવા લાયક પ્રદર્શનો કાર્યક્રમો પણ સતત યોજવામાં આવશે આ દરમિયાન ગઢડા સ્થિત બી

દીપ પ્રાગટય વડે સેમિનાર ખુલ્લો મૂકતા શ્રી ત્રિવેદીએ પોલીસ વિભાગના કર્મચારીઓને પ્રોત્સાહિત કરતા ફરજની સાથે સાથે સમાજસેવાનો અભિગમ કેળવવા પર ભાર મૂકયો હતો

જે વિસનગર આવી પહોયતા પ્રજાપતિ સમાજ દ્વારા તેનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ

આ મેળાનું ઉદ્વાટન ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક પુનિતભાઈ દીક્ષિતે કહ્યું હતું તેમ જ શ્રેષ્ઠ કૃતિ ની પસંદગી પણ કરી હતી આ પ્રસંગે મંડળના પ્રમુખ અને ભાજપના પૂર્વ સાંસદ કે

જેસ્વાણી મંત્રી અનુપ દેસાઇ સ્વામી મુદીતવદનાનંદજી તેમજ શૈક્ષણિક સ્ટાફ હાજર રહ્યા હતા